પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચ છે

ગુજરાત સહિત દેશભરમાં રસીકરણ બૂથ ઉપર તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ યૂક્વો છે ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે

આરોગ્ય કર્મીઓ માં પણ રસી જેવું કોરોના કવચ પ્રાપ્ત કરવાનો આનંદ છે

જામનગર ખાતે વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે બોલતા તેમણે જાહેર કર્યું હતું કે સૂચિત સ્પોર્ટ્સ મ્યુઝિયમને જામ રણજીત સિંહનું નામ અપાશે અને તેમાં અનેક ક્રિકેટરોએ તેમની કારકિર્દીમાં હાંસલ કરેલી વિરલ સિધ્ધીની વિગતો મૂકવામાં આવશે

લોકોને કરફ્યુમાં સહકાર આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે રાત્રિ કરફ્યુ બાદ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી લોકો ની સલામતી માટે તેનો અમલ લંબાવવાનું સરકારે નક્કી કર્યું છે કિસાન સૂર્યોદય યોજના ગુજરાત બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના ટાટમ ગામે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ શરૂ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા હાજર હતા

જાડેજાએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો

અમદાવાદ જિલ્લાના બીબીપ્રરામાં બંધાયેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ અને ક્રિકેટ ગાઉન્ડ મહેસાણાના પાંચોટમાં પ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલના લોકાર્પણ કર્યા હતા

ફ્રન્ટિયર મુખ્યાલય સીમા સુરક્ષા દળ ગાંધીનગર દ્વારા આ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્હીના પે અને એકાઉન્ટ ઓફિસ અને બેન્કના અધિકારીઓ સહિત ટોચના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગ થી હાજર રહીને બી

ના નિવૃત જવાનો અને તેમના પરિવારોના પેન્શનના પ્રશ્નોનો ઉકેલ લાવશે એક યાદી માં જણાવાયા અનુસાર ગુજરાત અને રાજસ્થાનમાં રહેતા બી

ના પેન્શનર એન ફેમિલી પેન્શન ધારક તેમની સમસ્યાઓ ફ્ટિયર મુખ્યાલય ગાંધીનગર અથવા તો નજીકની બી એસ એફ મુખ્યાલયની કચેરીને વિડીયો કોન્ફરન્સિંગથી મોકલી શકે છે

મોડાસા ખાતે આવેલી સરકારી આઈટીઆઈના આચાર્ય આર જી પુરોહિતે જણાવ્યુ છે કે વિદ્યાર્થીઓને આપવા માટે માસ્ક નો જથ્થો અને સેનેટીઝર તૈયાર રખાયા હતા